પ્રધાનમંત્રી નરેજ્ન મોદીએ કહ્યું છે કે ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી ધર્મનિરપેક્ષ અને પૂજનીય પુસ્તક છે

તેઓએ આજે સાંજે રાજયપાલ ભગતસિંહ કોશીયારીને રાજીનામું સોંપ્યું હતું

તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી રાજકારણનું વેપારીકરણ નહીં કરે અને એક જવાબદાર વિરોધપક્ષ તરીકે કામગીરી કરશે

રાજયસભામાં આજે આ વિધેયકને ધ્વનિમતથી મંજૂરી આપવામાં આવી લોકસભામાં પહેલા આ વિઘેયક મંજૂર થઇ ગયું છે આ વિઘેયક એક લિંગ પરિવર્તન કરાવનાર વ્યક્તિની વ્યાખ્યા આપે છે જેનું લિંગ જન્મના સમયે નિર્ધારિત લિંગથી મળતું નથી તે પ્રત્યેક લિંગ પરિવર્તન કરાવનાર વ્યક્તિને રહેવાનો અને તેના પરિવારમાં સમાવેશ કરવાનો અધિકાર પૂરો પાડે છે આ વિઘેચકમાં લિંગ પરિવર્તન કરનાર વ્યક્તિની વિરૂદ્ધ ભેદભાવ સેવાથી વંચિત રાખવું શિક્ષણ રોજગાર આરોગ્યસેવામાં અયોગ્ય વ્યવહાર વસ્તુઓનું આનંદ સુવિધાઓ લોકો માટે ઉપલબ્ધ તકો આંદોલન કરવાનો અધિકાર અને રહેઠાણના અધિકાર સહિત ભેદભાવ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ કાયદા મૂજબ કોઇપણ સરકારી અથવા ખાનગી સંસ્થા ભરતી અને પ્રમોશન સહિત રોજગારીના મુદ્દાઓમાં લિંગ પરિવર્તન વ્યક્તિ વિરૂદ્ધ ભેદભાવ ન કરી શકે

લોકસભાએ આજે તેને પસાર કર્યું જયારે રાજયસભાએ તેને પહેલાંથી જ મંજૂરી આપી દીધી છે

સુધારાવિધેયક દ્વારા આંધ્રપ્રદેશમાં અમરાવતી મધ્યપ્રદેશમાં ભોપાલ આસમમાં જોરહાટ અને હરિથાણામાં કુરૂક્ષેત્ર સ્થિત રાષ્રીદાય ડિઝાઇન સંસ્થાઓને રાષ્રીભોય મહત્વની સંસ્થાઓ બનાવવામાં આવી છે યર્યામાં ભાગ લેતાં ભાજપાના કીરણ બેરે જણાવ્યું કે આ વિઘેયકથી નવા અને આધુનિક ભારતની આશાઓને પૂરા કરવામાં મદદ મળશે

વિઘેથકમાં કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલી તથા દમણ અને દીવના વિલીનીકરણનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે જેનાથી કર્મચારીઓના કૌશલ્યમાં વધારો થશે પેપરકામ ઓછ઼ થશે વહીવટી ખર્ચ ઘટશે અને નાગરીકોને ખૂબ સારી સેવા મળશે બંને કેન્દ્રશાસિત પ્રદેશો દેશના પશ્ચિમ વિસ્તારમાં આવેલા છે દાદરા અને નગર હવેલીમાં એક જીલ્લો છે જયારે દમણ અને દીવમાં બે જિલ્લા છે આ સુધારા વિધયેક પસાર થયા પછી દેશમાં કેન્દ્રશાસિત પ્રદેશોની સંખ્યા ઘટીને આઠ થશે

રાષ્ટ્રીય અંતરીક્ષ સંશોધન સંગઠન ઇસરોએ જણાવ્યું કે ઉપગ્રહની સાથે અમેરિકાના તેર ઉપકરણોનું પણ પ્રક્ષેપણ કરશે

તેનો સમયગાળો પાંચ વર્ષનો છે

જે ત્રીજી પેઢીના પૃથ્વી અવલોકન ઉપગ્રહોની સંખ્યામાં પ્રથમ છે જેનો કમરો ઇસરોનો શ્રેષ્ઠ કેમેરો માનવામાં આવે છે

જેનાથી શહેરી આયોજન માળખાગત વિકાસ દરિયાકિનારાની જમીનનો ઉપયોગ તથા વૃક્ષારોપણમાં મદદ મળશે

આ ભલામણ હવાઇ હમલામાં શફીદ થયેલા પરિવારોને પણ લાગુ પડશે આની પહેલા તેની સમયમર્યાદા ત્રણ મહિનાની હતી સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંહે ત્રણેય સેનાના શહીદોના પરિવારોને સરકારી આવાસમાં રહેવાની સમયમર્યાદા વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે સશસ્ત્રદળોની માંગણી બાદ સંરક્ષણ મંત્રાલયે હાલના પ્રાવધાનની સમીક્ષા કરી અને સેવાકર્મીઓના મનોબળને વધારવા માટે સમયમર્યાદા વધારવાની મંજૂરી આપી

આ દિવસ શ્રેતક્રાંતિના પ્રણેતા ડો વર્ગીસ ક્રરિયનના જન્મદિવસે મનાવવામાં આવે છે

ક્રરિયનના પ્રથાસોના કારણે સંગઠિત દૂધ ક્ષેત્ર સ્વતંત્રતા બાદ દેશમાં વિકાસ પામ્યો

ભારતનું દૂધ ઉત્પાદન સંયુક્ત રૂપે તમામ યુરોપિય સંઘના દેશોથી આગળ છે જે અમેરિકા અને ચીન તેનું અનુસરણ કરે છે

સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે અધિકારો અને જવાબદારીઓ એક જ સિક્કાની બે બાજુ છે અને નાગરિકોએ અધિકારીની સાથે જવાબદારીઓ વિશે પણ વિચારવું જોઇએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે કહ્યું કે દેશમાં સ્વતંત્રતાને સુરક્ષિત રાખી મજબૂત બનાવવામાં આવેલ છે

પ્રસાર ભારતીએ પણ આજે નવી દીલ્ફી સ્થિત પોતાના સચિવાલયમાં બંધારણ દિવસની ઉજવણી કરી પ્રસારભારતીના અધ્યક્ષ એ સૂર્યપ્રકાશ અને મુખ્ય કાર્યકારી અધિકારી શશિ શેખર વેમપટી ઉપરાંત આકાશવાણી સમાચાર પ્રિન્સીપાલ મહાનિથામક ઇરા જોશી અને દૂરદર્શન સમયારના મહાનિયામત મયંક અગ્રવાલ સહીત મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મયારીઓ બંધારણની પ્રસ્તાવના વાંચી હતી